તેમણે વધુમાં કહ્યું કે દેશ આ વર્ષે આઝાદીના ઉપમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે અને દેશ આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે આગળ વધી રેહ્વીરેછે ત્યારે નેતાજીનું જીવનું કાર્ય અને તેમના નિર્ણયો આપણા બધાં માટે એક મોટો પ્રેરણાસ્રોત છે

તમામ ચૂંટણી માટેનું મતદાન ઈવી એમ

યુંટણી પંચેદ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે યું ટણીની જાહેરાત સાથે જ આ તમામ વિસ્તારમાં ગઈકાલથી આદર્શ આયાર સંહિતા અમલમાં આવી ગઈ છે